ત પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે કેન્ સરકાર રાષ્ટ્રી ુચ્સલામતીને ધ્યાનમાં લઈને બધા જ સરહદી વિસ્તારો અને ટાપુઓ ધરાવતા રાજ્યોના વિકાસ માટે પ્રતિબધ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્વ્ય મોદીએ આંદામાન નિકોબાર ટાપુઓને ચેન્નાઈ સાથે જોડતી આધુનિક સબમરીન ટેલિકોમ કેબલ સિસ્ટમનો ગઈકાલે પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું મોદીએ નવી દિલ્ફીથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશની આ સૌથી લાંબી દરીયાઇ દુરસંચાર કેબલ પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરતાં આ યોજનાને આંદામાન અને નિકોબારના નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની ભેટ તરીકે ઓળખાવી છે તેમણે કહ્યું કે આના લીધે આંદામાન નિકોબારના વેપાર અને પ્રવાસન ક્ષેત્રને નવું બળ મળશે

ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રસાદે કહ્યું કે આ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને જીવનની ગુણવત્તા સારી રીતે સુનિશ્ચિત કરવા માટે સરકાર વ્યૂહાત્મક મહત્વના અને સરહદી ક્ષેત્રોમાં કનેક્ટિવિટી આપવા માટે પગલાં લઈ રહી છે

આ ડેશબોર્ડ ભારતમાં માળખાકીય સુવિધાની યોજનાઓ અંગે સંપૂર્ણ જાણકારી આપે છે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ ડોટ જી ઓ વી ડોટ ઇન ડેશબોર્ડનું સંચાલન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ડેશબોર્ડ ભારતમાં માળખાકીય યોજનાઓની છેલ્લાંમાં છેલ્લી વિગતો આપીને મૂડીરોકાણની તકો દર્શાવે છે

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને તેમના સમર્થકોએ ગઈકાલે દિલ્ફીમાં કોંગ્રેસના ટોચના અગ્રણીઓ સાથે થયેલી બેઠક અને તેમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાયલટે જણાવ્યું હતું કે તેમના સમર્થકો અને તેમને પક્ષના સંગઠન તથા સરકારને લગતા કેટલાંક મુદ્દાઓ અંગે યર્યા કરવી હતી આ મુદ્દાઓ હવે પક્ષના મંચ ઉપર રજૂ કરાશે શ્રી સચીન પાયલટે કહ્યું કે પક્ષના વડાએ રચેલી ત્રણ સભ્યોની સમિતિ આ મુદ્દાઓ અંગે વિયારણા કરશે

શ્રી મુખરજીએ છેલ્લાં સપ્તાહમાં તેમના સંપર્કમાં આવેલા બધા જ લોકોને કોવિડનો ટેસ્ટ કરાવવા તથા જાતે જ આઈસોલેશનમાં રહેવાની વિનંતી કરી છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે સાંજે સેનાની રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રી પ્રણવ મુખરજીની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા રાષ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રી મુખરજીની પુત્રી શર્મિષ્ઠા સાથે ટેલિફોન ઉપર વાત કરીને શ્રી પ્રણવ મુખરજી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ આપી હતી

રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ આ દુર્ઘટનાની તપાસ કરશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આગની દુર્ધટનામાં ઝડપથી એફ

ફાઇલ કરવાનો આદેશ પોલીસને આપ્યા છે શ્રી જાડેજાએ કહ્યું કે બે વરિષ્ઠ આઈ

અધિકારીઓએ સુપરત કરેલા પ્રાથમિક અહેવાલના આધારે રાજ્ય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવાનો નિર્ણય લીધો છે પ્રાથમિક અહેવાલ મુજબ શ્રેય હોસ્પિટલમાં તબીબી ઉપકરણમાં અકસ્માતે લાગેલી આગ આઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આ નિર્ણયનો અમલ આજથી થશે તેમણે કહ્યું કે રાજ્યની વડી અદાલતે તાજેતરમાં આપેલા નિર્દેશ મુજબ દંડની રકમ વધારવામાં આવી છે

ગઈકાલે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ યોજનામાં ખેડૂતોએ પ્રિમિયમની ચૂકવણી કરવાની નથી

ગઈકાલે જાહેર કરાયેલી નવી પાક વીમા યોજના હાલમાં અમલમાં મૂકાયેલી વીમા યોજનાના સ્થાને લાગુ કરાશે વર્તમાન યોજનામાં જેમણે પ્રિમિયમ ભર્યું હશે તેઓને રિફંડ અપાશે નવી યોજનામાં ગુજરાતના આદિજાતિના ખેડૂતોને પણ આવરી લેવાયા છે

મહેસુલ મંત્રી આર

પક્ષના નવા નેતા અંગે બુધવારે નિર્ણય લેવાશે

ગઈકાલે ટેલિવિઝન ઉપર કરેલા સંબોધનમાં પરિવર્તન માટેની લોકલડતમાં જોડાવા તેઓ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે બૈરૂતમાં થયેલા ભીષણ વિસ્ફોટના પગલે ગત યાર ઓગસ્ટથી લોકો સરકાર વિરોધી દેખાવો કરી રહ્યા છે

શ્રી મોદીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા આસામ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે બેઠક થોજી હતી અને હાલની પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીની સમીક્ષા કરી હતી